કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી થાવરચંદ ગેહલોતને આ ખરડાને ઐતિહાસિક ગણાવ્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક ટવીટ સંદેશ દ્વારા આ વિધેયકને મહત્વપૂર્ણ દર્શાવ્યો હતો

સોલાપુર ખાતે શ્રી મોદી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે ત્યારબાદ શ્રી મોદી આગ્રાની મુલાકાત લેશે

ઓલ ઈન્ડિયા રેડિયો સમાચાર વિભાગ દ્વારા પ્રાઈવેટ એફએમ રેડિયો ચેનલ્સ પરથી હિન્દી તથા અંગ્રેજી ભાષામાં સમાચાર સહ પ્રસારિત કરવાની શરતી પરવાનગી આપવામાં આવી છે કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે આ સેવાનો આરંભ કરતા જણાવ્યું હતું કે રેડિયો એ જન સંચારનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે દેશના નાગરીકોને માહિતી શિક્ષણ માટેનું એક વિશ્વસનીય માધ્યમ ઉપલબ્ધ થયું છે

નોંધના પ્રધાનમંત્રી સુશ્રી એરેના સોલબર્ગ મંત્રણાના ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ પણ ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષની રાયસીના મંત્રણાની વિષયવસ્તુ છે વિશ્વ વ્યવસ્થાની પુનર્રચના નવા સમીકરણો અને તરલ સહભાગીદારી વર્તમાન વિશ્વમાં થઈ રહેલા પરિવર્તનો અંગે આ મંત્રણામાં ચર્ચા વિચારણા કરાશે

ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે આ પતંગોત્સવને ખુલ્લો મુક્યો હતો

હવે આગામી ફેબ્રુઆરી માસથી ગાય અને ભેંસનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે આશતોષ અંતાણી

ડી મળે તેવી શક્યતા છે

જિલ્લામાં પવનની ગતિ સરેરાશથી આંશિક વધુ રહેતા લોકોને ડંખીલા ઠારનો અનુભવ થયો હતો

જ્યારે ચેતેશ્વર પુજારા તાજેતરની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી બાદ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે